ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારી પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે સત્તાધારી ભાજપ દ્વારા લોકસભા યુંટણી માટેની પસંદગી પ્રક્રિયા અંતર્ગત વિવિધ પક્ષના આગેવાનો કાર્યકરોથી રજૂઆત સંભાળવાનો આજથી પ્રારંભ થયો છે

લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો થોજાઇ રહ્યા છે

આ પ્રકારના ભ્રામક પ્રચારથી દૂર રહેવા તેમણે અપીલ કરી હતી ચંદ્રવદન પદ્ટણી મેજીસ્ટ્રીયલ પાવર લોકસભાની સામાન્ય ચૂંટણીની કાર્યવાહી માટે મેજીસ્ટેરીયલ પાવર ન ધરાવતા હોય તેવા અધિકારીઓને મેજીસ્ટેરીયલ પાવર આપવાના હેતુથી કચ્છ કલેક્ટર દ્વારા ખાસ જાહેરાનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

કીડનીના રોગો અંગે જાગૃતિ કેળવવા માટે આજે વિશ્વ કીડની દિવસ મનાવવામાં આવે રહ્યો છે ભુજ ખાતે જી

જનરલ હોસ્પિટલમાં રોટરી કલબ વોલસીટી અને અમદાવાદના રેનલ ફાઉન્ડેશન દ્વારા જાગરૂકતા કાર્યકર્મ યોજાયો હતો આ પ્રસંગે પત્રિકા વિતરણ ઉપરાંત કીડનીની બીમારીમાં રાખવાની તકેદારી અંગે માર્ગદર્શન અપાયું હતું

આ અંગે સુત્રો માંથી મળતી જાણકારી અનુસાર છબીલ પટેલ અમેરિકાથી સંયુક્ત આરબ અમીરાતના વિમાનમાંથી વહેલી સવારે અમદાવાદ હવાઈ મથકે ઉતરતા તેઓની અટકાયત કરી હતી સીટની ટીમ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે

છબીલ પટેલના પુત્ર સિદ્વાર્થની અમદાવાદથી ધડપકડ થયા પછી છબીલ પટેલ પોલીસને શરણે થવાનું મનાય છે

કચ્છમાં આવું મશીન પહેલી જ વાર વસાવાયુ છે મશીન દોઢ કરોડના ખર્ચે પ્રાપ્ય બનાવાયું છે